પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે આજથી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ આશરે દોઢ કરોડ બાળકોને આવરી લેવાશે

માટે રાજ્ય સરકારે સૈધ્ધાંતિક મંજુરી આપી છે

આ કાર્યક્રમમાં દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાશે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

ઉપરાંત શાળા દીઠ આરોગ્ય સપ્તાહ ની ઉજવણી નું પણ આયોજન છે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

રાજ્ય સરકારે જેટી નિર્માણને સૈધ્ધાંતિક મંજૂરી આપી છે

રીપીટ રાજ્યપાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગઇકાલે દિલ્હી સ્થિત નેશન મેમોરિયલની મુલાકાત લઇ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે રાજ્યપાલ શ્રી દેવવ્રતે જણાવ્યું હતું કે દેશ માટે શફીદી વહોરનાર વીર જવાનોનું આ સ્મારક ભાવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે મેમોરિયલમાં શહીદોની સ્મૃતિમાં વોલ ઓફ વેલોર બનાવાઈ છે જેમાં આઝાદીથી આજદિન સુધી દેશ માટે શહીદી વહોરનાર જવાનોના નામ કોતરાયેલા છે

વિશે બોલતાં શ્રી મોદીએ કહયું કે એનસીસી દ્વારા યુવાઓમાં નેતૃત્વ રાષ્ટ્રભકિત નિસ્વાર્થ સેવા મહેનત જેવા ગુણો વિકસે છે

રાજ્ય સરકારે ગઇકાલે નોટિફિકેશન જાહેર કરી લાયકાતમાં ફેરફાર કર્યો છે

પરંતુ આગામી સમયની જરૂરિયાતોને ધ્યાનમાં લઇ સરકારે આ નિર્ણય કર્યો છે

તેમજ એનઆરસી જેવા મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતી યુથ પાર્લામેન્ટ બે સેશન્સમાં યોજાઇ હતી

તેમજ પશ્ચિમ બંગાળના બીજેપી જનરલ સેક્રેટરી કોંગ્રેસના અમી યાજ્ઞીકે ભાગ લીધો હતો

નફા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા

ટી નિગમ દ્વારા રાજકોટથી ઇન્દોર મધ્યપ્રદેશ સ્લીપર વોલ્વો બસનો ગઇકાલે રાજકોટથી પ્રારંભ કરવામાં આવ્યો આ વોલ્વો બસ રાજકોટથી સાંજે યાર વાગ્યે ઉપડશે અને વાયા અમદાવાદ દાહોદ જાંબુવા ઘાર થઇને બીજા દિવસે પાંચ વાગ્યે ઇન્દોર પહોંચશે

જેમાં ખો ખોની સ્પર્ધા વલસાડ જિલ્લાના સરીગામ ખાતે યોજાઈ હતી જયાં આ શાળાના બાળકો ખો ખોમાં શાનદાર દેખાવ કરી ફાઇનલ મેચમાં ભરૂચ ટીમને હરાવીને ગોલ્ડ મેડલ મેડવ્યો હતો

જે સ્પર્ધામાં માધ્યમિક શાળાના બાળકોએ સિલ્વર મેડલ મેળવી શાળા ગામ અને ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું હવે આ ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરશે

ગુજરાતની આ ટીમ ક્રીતી શાહ રિધ્ધી પટેલ ફલક નાઇક પ્રાપ્તિ દત્ત અને વિધિ શેઠ સામેલ હતા આ ટુર્નામેન્ટમાં ક્રિતીએ અદભૂત પ્રદર્શનના પરિંણામે પ્રથમ બોર્ડ પ્રાઇઝ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સિલવાસા ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

આ ટુર્નામેન્ટમાં તામિલનાડુ અને મહારાષ્ટ્રની ટીમોને અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે